ઈન્ડોનેશિયામાં સંસદ અને રાષ્ટ્રપતિ પદ માટે આજે મતદાન થશે

વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ મતદારોને રીઝવવા સઘન પ્રથાસો કરી રહ્યા છે

તમિલનાડુની તમામ બેઠકોને ખર્ચ સંવેદનશીલ જાહેર કરાઇ છે યૂંટણીપંચ દ્વારા નાણાકીય હેરફેર પર ખાસ નજર રાખવામાં આવી રહી છે

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે છત્તીસગઢના કોરબામાં જાહેરસભા સંબોધી હતી ઓડિશાના સાંબલપુર ખાતે જાહેરસભામાં સંબોધન કરતાં રાજયમાં કોંગ્રેસ અને બીજેડીની સત્તા હોવાથી ઓડિશાના લોકો ગરીબી હેઠળ જ રહ્યા હોવાનું જણાવ્યું હતું

જેમાં તેમની બીજી બેઠક વાયનાડ સહિત કેટલાક વિસ્તારોને આવરી લેશે પથાનપુરમ ખાતે સંબોધન કરતાં તેમણે ન્યાય યોજના અંગેના નાણાં ભ્રષ્ટ ઉદ્યોગપતિઓ અને લોકો પાસેથી આવશે તેમ જણાવ્યું હતું શ્રી ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સુનિશ્ચિત કરશે કે જેમણે નાણાં ચોર્યા છે તે પરત કરે શ્રી ગાંધીએ અલાપુઝા અને તિરૂવનંતપુરમ ખાતે જાહેર સભા સંબોધી હતી દરમ્યાન છઠ્ઠા તબક્કાની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે

ત્રાસવાદીઓ અને દેશક્રોફી તત્વો સામેની કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં તેમણે કહયું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના હાથમાં દેશ સલામત છે તેઓએ કેરળમાં અલુવા નજીક ચુંટણી જાહેરસભા સંબોધી હતી

ગુવાહાટીમાં આકાશવાણીના પ્રતિનિધિને જણાવ્યું કે દુરના વિસ્તારોના મતદાન મથક કર્મચારીઓને મોકલી દેવાયા છે આ તબકકામાં આસામની પાંચ બેઠકો માટે મતદાન થવાનું છે

સાલમતિના કારણોસર પંચે આ નિર્ણય લીધો છે મુખ્ય યુંટણી અધિકારી અને પોલીસ નીરીક્ષકના અહેવાલના આધારે મુકત અને વાજબી યુંટણી યોજવા માટે આ ફેરફાર કર્યા છે

જે ગઈકાલે સવારે દસ વાગ્યાથી લાગુ થયો છે

ઈમિગ્રેશન બ્યુરો ધ્વારા વિઝા નિયમોના ભંગ અંગે ફરીયાદ તાં આ નિર્ણય લેવાયો છે આ ઉપરાંત ગૃહ મંત્રાલયે તેને બ્લેકલીસ્ટ કર્યો છે ફિરદોસ અહેમદ પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ માટે ચુંટણી પ્રચાર કરતો હતો

લશ્કરે તોયબાના વડા હાફીઝ સઈદ સાથે સંકળાયેલો વાતાલી હૂરિયતને નાણાં પુરા પાડવામાં જાડાયેલો છે ઈડી ધ્વારા તેમની સામે ગેરકાનુની નાણાં વ્યવહારનો કેસ નોંધી આરોપનામું રજુ કરાયું છે ઓલ પાર્ટી હૂરીયન કોન્ફરન્સ અને અન્ય ભાગલાવાદી સંગઠનો ભારત વિરોધી કામગીરીમાં યુવાનોને ઉશ્કેરી હડતાળ પડાવતા હતા તપાસ દરમિયાન જાણવા મળ્યા મુજબ હુરિયત નેતાઓ પાકિસ્તાનમાંથી હવાલા મારફતે ભંડોળ મેળવવા હતા તેમાં પાકિસ્તાન ઉચ્યાયુકત પણ સંડોવાયેલુ છે

હાલના રાષ્ટ્રપતિ જાકો વિડોડા અને ભુતપુર્વ લશ્કરી જનરલ પ્રબોવો સુબિયાન્તો વચ્ચે ફરીફાઈ છે

ઓપીનીયન પોલના અનુસાર જાકો વિડોડો જીતે તેવી શકયતાઓ છે જા કે સુબિયાન્તોએ મતદાર યાદીમાં ગેરરીતીની ફરીયાદ કરી છે અને હારશે તો પરીણામોને અદાલતમાં પડકારવાની ચીમકી પણ આપી છે

લશ્કરી પરિષદના આધારે લેફટેનન્ટ જનરલ અબ્દેલ ફતફ અલ બુરહાને પ્રોસિકયુટર જનરલ ઓમર અહ્મદ મહંમદને દુર કરવા અંગેનું જાહેરનામું બહાર પાડયું છે અને તેના સ્થાને અલ વાલીદ સૈયદ અહમદની નિમણુંક કરી છે ગઈકાલે જુના શાસનના વિરોધીઓએ તેમને દુર કરવાની માંગણી કરતા દેખાવો કર્યા હતા દરમિયાન દેખાવકારોએ લશ્કરી પરિષદને પણ દુર કરી નાગરિક શાસનની માંગણી કરી છે લશ્કરી મુખ્ય મથકે એક દિવસ માટેના આજના ધરણા ચાલુ રાખવામાં આવ્યા છે

જેના કારણે ગઈકાલે વિવિધ સ્થળોએ ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાથી નવ લોકોનાં મોત નિપજયાં છે જયારે ખેતીના પાકને નુકસાન થવાની સંભાવના છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજયના વિવિધ શહેરોમાં પચ્યીસ થી સાડત્રીસ કિલોમીટરની ઝડપે ફંકાયેલા પવનોની સાથે ધુળની ડમરી ઉડી હતી

વરસાદને કારણે રાજકોટમાં બે કડી વેજલપુર અને બનાસકાંઠામાં બે બે અને ધ્રાંગધ્રામાં એક એમ કુલ નવ વ્યકિતઓના મોત નિપજયા હતા કમોસમી વરસાદને પગલે ઉત્તર ગુજરાતના માર્કેટ યાર્ડમાં રહેલો પાક પલળી જવા પામ્યો ફતો જયારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને નુકસાન થયાના અહેવાલ છે રાજકોટના બેડી યાર્ડમાં ઘઉ અને યણાનો જથ્થો પલળી ગયો હતો